પ્રાદેશિક સમાયાર નેહા પંચાલ વાંચે છે

તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્રની ભૂમિકા ટેલિકોમ અને દવા ઉદ્યોગ સહિત દરેક જગ્યાએ જોઇ શકાય છે જો ભારત માનવતાની સેવા કરવામાં સક્ષમ છે તો તે ખાનગી ક્ષેત્રની ભૂમિકાને કારણે છે શ્રી મોદીએ કહ્યું કે કૃષિ સંબંઘિત કાયદા સંસદ દ્વારા પસાર થયા બાદ કોઈપણ ખેત ઉત્પાદન બજાર મંડળી બંધ નથી થઈ અને લધુતમ ટેકાના ભાવ પણ યથાવત છે તેમણે ખેડૂતોને અપીલ કરી કે તેઓ વાટાઘાટો માટે આગળ આવે જેથી કોઈ સમાધાન મળી શકે પ્રધાનમંત્રીએ મોટી સંખ્યામાં મહિલા સાંસદોનો આભાર માન્યો જેમણે લોકસભામાં ચર્ચામાં ભાગ લીધો હતો તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી ભારતની સંકલ્પ શક્તિ પ્રદર્શિત થાય છે

આ કન્ટ્રોલ રૂમ પહેલી માર્ચ સુધી કાર્યરત રહેશે

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના અવસાનને લીધે ખાલી પડેલી બંને બેઠક માટે અલગ અલગ ચૂંટણી પ્રક્રિયા યોજવાનું ચૂંટણી પંચે નક્કી કર્યું છ પહેલી માર્ચે સવારે નવથી બપોરે ચાર વાગ્યા સુધી મતદાન યોજાયા બાદ તુરંત પાંચ વાગે મત ગણતરી હાથ ધરાશે

ગાંધીનગરમાં મળેલી ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં આજે ઉમેદવારોના નામ નક્કી કરાયા છે

ભાજપના અધ્યક્ષ સી

પાટીલે આ અંગે જણાવ્યુ હતું કે સ્થાનિક સમીકરણો યુવાનો અને મહિલાઓને ધ્યાનમાં રાખીને ટીકીટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે

ખર્ચ નિરીક્ષકો દરમિયાન આગામી સ્થાનિક સ્વરાજની સામાન્ય તથા પેટા ચૂંટણી માટે રાજય ચૂંટણી પંચ દ્વારા ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે પંચની યાદીના જણાવ્યા મુજબ આ ચૂંટણી માટે અમદાવાદ કચ્છ આણંદ ભાવનગર મહેસાણા સુરત જામનગર સુરેન્દ્રનગર અમરેલી અને રાજકોટ જીલ્લા માટે ખર્ચ નિરીક્ષકોની નિયુકતી કરવામાં આવી છે

રાજ્યના વિવિધ જિલ્લાના તાલુકાઓમાં યણાની ખરીદી માટે ખેડૂતોનું રજીસ્ટ્રેશન ઓનલાઈન કરવાનું રહેશે

કોવિડ મહામારીને કારણે રાજ્યની તમામ ઔદ્યોગિક સંસ્થાઓ બંધ રાખવામા આવી હતી શ્રમ અને રોજગાર મંત્રાલયે હવે નેશનલ કાઉન્સીલ ઓફ વોકેશનલ ટ્રેનીંગ તેમજ ગુજરાત કાઉન્સીલ ઓફ વોકેશનલ ટ્રેનીંગના એક અને બે વર્ષના અભ્યાસક્રમ માટે તાલીમ વર્ગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે જેમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ્સ અને એન્જિનિયરિંગ ડ્રોઇંગ ક્લાસીસનો સમાવેશ થાય છે

નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગ યુ

જે અંતર્ગત તેલ પ્રદુષણની ઘટનાઓ અટકાવવા કોસ્ટગાર્ડ દ્વારા જે પધ્ધતિથી કામ કરવામાં આવે છે તે અંગે વર્કશોપ અને મોકડ્રીલના માધ્યમથી જવાનોને તાલીમબધ્ધ કરવામાં આવ્યા હતા જેમાં કસ્ટમ વન વિભાગ તથા જીએમબી ના કર્મચારીઓ તેમજ પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના અધિકારીઓ જોડાયા હતા નારી અદાલત ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયાને તાજેતરમાં નવી દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા પંચ દ્વારા કોવિડ વુમેન વોરીયર્સ તરીકે સન્માન મળ્યું છે